ટેસ્ટ નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું આજથી ફરજિયાત બન્યું

ત સુજલામ સુફલામ જળ અભિયાનને સફળ બનાવવા બે દિવસના શ્રમ દાનની લોક અપીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી

નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવુ અનિવાર્ય બન્યું છે જ્યારે અમદાવાદના રેલ્વે સ્ટેશન તથા હવાઈ મથકે પણ પ્રત્યેક પ્રવાસી પાસે આ પુરાવો માંગવામાં આવશે અલબત કોરોના ટેસ્ટ વગર આવેલા પ્રવાસીનો આર

ટેસ્ટ ત્યાંને ત્યાં કરવાની વ્યવસ્થા પણ તંત્રએ ગોઠવી છે આગમન સમયે કોરોના ટેસ્ટ કરવો પડ્યો હોય તેવા પ્રવાસીને લેબમાંથી આર

ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ શહેરમાં તેમને પ્રવેશ અપાશે કચ્છના મહત્વના બે રેલ્વે સ્ટેશન એવા ભુજ અને ગાંધીધામ ખાતે પણ પ્રત્યેક ટ્રેન પ્રવાસીનું કોરોના ચેકિંગ શરૂ થઈ ગયુ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર મુંબઈ તરફથી ગુજરાત પ્રવેશ માટેની પહેલી ચેકપોસ્ટ એવા ભીલાડ અને તલસારી ખાતે પોલીસ અને આરોગ્ય ખાતાની ટિમ તૈનાત છે અને મહારાષ્ટ્રમાંથી આવતા બધા વાહન અને ઉતારુંનું ચેકિંગ ચાલે છે રાજસ્થાન તરફથી ગુજરાતની પહેલી ચેકપોસ્ટ એવા અમીરગઢ ખાતે ટેસ્ટિંગ બૂથ ઊભા કરાયા છે તો આબુ પર્વતથી અંબાજી તરફ આવતી સડક ઉપર આવેલી છાપરી ચેકપોસ્ટ ઉપર પણ કોરોનાલક્ષી ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે

તમામ જિલ્લા માં આરોગ્ય કેન્દ્ર અને સરકારી દવાખાના ખાતે કોરોના રસી લેવા માટે જાગૃત લોકો ઉત્સાહપૂર્વક પહોંચી રહ્યા છે આરોગ્ય તંત્ર દ્વારા આખા રાજ્યમાં રસીકરણ માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

બોગસ રિપોર્ટ કાઢી આપતી હોવાની ફરિયાદવાળી સુરતની બંને ખાનગી લેબોરેટરીની તપાસ હાથ ધરાઈ હતી જેમાં નિષ્ણાત સમિતિના અહેવાલ મુજબ કોઇ ગેરરીતિ થઈ નથી

તેમાય કોરોનાને નાથવા માટે ખાસ કરીને સરકારે ટેસ્ટીંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની વ્યુહ રચના અપનાવી છે જેના ભાગરૂપે રસી આપવાનું પણ નક્કી કરાયું છે

જી કોશીયાએ જણાવ્યુ છે કે કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસીવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી

શ્રી જાડેજા એ જણાવ્યુ હતું કે લાલય વડે ધર્મ પરિવર્તનની ઘટનાઓ સમાજને કલંકિત કરતી હોવાથી તેના ઉપર કાબૂ મેળવવા આ ખરડો રજૂ કરાયો છે તેમણે ઉમેર્યું હતું કે લઝ્ન જેવી બાબતમાં છેતરાતી દીકરી ભલે ગમે તે ધર્મની હોય પણ તે ખરેખર તો ગુજરાતની દીકરી હોવાથી તેનું રક્ષણ એ સરકારની જવાબદારી બને છે શ્રી જાડેજા એ ચોખવટ પણ કરી હતી કે કોઈ રાજકીય એજન્ડા સાથે આ ખરડો લવાયો હોવાની વાત ખોટી છે વિપક્ષના નેતા પરેશ ધાનાની સહિત કોંગ્રેસ્સના ધારાસભ્યોએ આ ખરડા ઉપર પોતાના અભિપ્રાય ગૃહ સમક્ષ રજૂ કર્યા હતા

દીવ ફજીરા કૂઝ સુરતના હઝિરાથી દીવ ટાપુની પહેલી દરિયાઈ સફરે ગઈ સાંજે નીકળેલું જહાજ સવારે દીવ બંદરે લાંગરતા સહેલાણીઓનું કોરોના પરીક્ષણ સાથે સ્વાગત કરાયું હતું અમારા પ્રતિનિધિ જણાવે છે કે જહાજમાં આવેલા સહેલાણીઓ પૈકી એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનું માલૂમ પડતાં તેને દીવની સરકારી હોસ્પિટલના કોવિડ વિભાગમાં દાખલ કરવામાં આવી છે

હવામાન કચ્છ અને રાજકોટ જિલ્લાના તેમજ બનાસકાંઠા જિલ્લાના કેટલાક સ્થળોએ આજથી બે દિવસ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી હવામાન ખાતાએ કરી છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ જીલ્લામાં કેટલાક સ્થળોએ આજથી સતત ત્રણ દિવસ તાપમાનમા વધારો થવાની શક્યતા છે

દરમિયાન આજે પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને કચ્છ જીલ્લામાં હીટ વેવ જોવા મળી હતી અમદાવાદ હાટ અમદાવાદ હાટ ખાતે અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી ડૉક્ટર કિરીટ સોલંકીએ કાફ્ટ બજારને ખુલ્લું મુક્યું છે

આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહન આપવા ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય અને ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ વિવર્સ કો

ફેડરેશન લી ના સંયુકત ઉપક્રમે આ મેળાનું આયોજન કરાયું છે

જેમાં હાથશાળની બનાવટ હસ્તકલાની વસ્તુઓ અનેકવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને કેવડિયા વચ્ચે બંને માર્ગો પર દોડતી જનશતાબ્દી સ્પેશ્યલ ટ્રેન મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે દર સોમવારે રદ રાખવાનો નિર્ણય કરાયો છે નાણામંત્રી સરકારે નાની બયત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડાનો કરેલો નિર્ણય પાછો ખેંચ્યો છે